કેન્દ્ર સરકારે સ્ટાર્ટ અપ અને ઉદ્યોગોને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન આપવા માટે મહત્વનો નિર્ણય લીધો છે

લધુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાની મંજૂરી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગ્રાન્ડ ચેલેન્જીસની વાર્ષિક બેઠકના ઉદ્દઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપશે

શ્રી મોદીએ કોવિડના કેસોમાં સતત થઇ રહેલા દૈનિક ઘટાડાની નોંધ લીધી હતી ભારતમાં કોરોના વાયરસ માટેની ત્રણ રસીઓ વિકાસના અગ્રીમ તબક્કામાં છે જેમાંથી બે બીજા તબક્કામાં છે અને એક ત્રીજા તબક્કામાં છે ભારતીય વૈજ્ઞાનિકો અનેસંશોધકો પાડોશી દેશો અફઘાનિસ્તાન ભૂતાન બાંગ્લાદેશ માલદીવ્સ મોરેશિયસ નેપાળ અને શ્રીલંકા સાથે સહયોગ કરીને સંશોધન ક્ષમતાઓને મજબૂત બનાવી રહ્યા છે જ્યારે બાંગ્લાદેશ મ્યાનમાર કતાર અને ભૂતાનમાંથી પણ તેમના દેશોમાં ક્લીનીકલ ટ્રાયલકરવાની રજૂઆતો મળી છે

પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે દેશના ભૌગોલિક વિસ્તાર અને વિવિધતાને ધ્યાનમાં રાખીને રસી ઝડપી રીતે પહોંચે તેની ખાતરી કરવી જોઇએ પ્રધાનમંત્રીએ દૈનિક કેસોમાં ઘટાડો થવાને કારણે આપણે સાવચેતી ઓછી કરવી જોઇએ નહી અને રોગચાળાને કાબુમાં કરવાના પ્રયત્નો ચાલુ રાખવા તેમણે અપીલ કરી ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ સાવચેતીના પગલા અનુસરવા તેમણે લોકોને અપીલ કરી હતી

આ નિર્ણય મુ જબ સ્ટાર્ટઅપ તથા ઉદ્યોગો સંશોધન અને વિકાસ માટે જરૂરી પ્રયોગો માટે જુદી જુદી સંસ્થાઓ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ઉપલબ્ધ વિજ્ઞાન ટેકનોલોજી માટેની માળખાકીય સુવિધાઓ અને ઉપકરણોનો ઉપયોગ કરી શકશે આ હેતુથીવિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ તેના ફીસ્ટ તરીકે ઓળખાતા કાર્યક્રમ જરૂરી સુધારા કરશે ફિસ્ટ કાર્યક્રમ હેઠળ વિજ્ઞાનઅને ટેકનોલોજી વિભાગ શૈક્ષણિક સંસ્થાઓ વિજ્ઞાન ટેકનોલોજી માટેની માળખાકીય સુવિધા વધારવા ભંડોળ આપે છે

અત્યાર સુધીની કામગીરી વ્યવસ્થાપન જે તે રાજ્યમાં રમત ગમતની સંસ્કૃતિ વગેરે માપદંડોના આધારે કૌશલ્ય વિકાસ કેન્દ્રોની આધુનિકીકરણ માટે પસંદગી કરવામાં આવી છે આ નવ રાજ્યો આ મુજબ હરિયાણા ગોવા આંધ્રપ્રદેશ છત્તીસગઢ ચંડીગઢ હિમાચલ પ્રદેશ પુડુંચેરી ત્રિપુરા તથા જમ્મુ અને કાશ્મીર

શ્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે આ સંવાદ દરમિયાન તેઓ કેન્દ્રની એન

સરકારે પ્રદૂષણ નિયંત્રણ માટે લેવાયેલા પગલાંની જાણકારી લોકોને આપશે એવી જ રીતે લોકો હવાના પ્રદૂષણ અંગે પોતાના સૂચનો અને પ્રશ્નો અગાઉથી મોકલી શકશે

તેમણે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને વિકાસલક્ષી પ્રોજેક્ટના કામોની સમીક્ષા કરી હતી